જયારે ભાજપ કોંગ્રેસ ના એક પણ ઉમેદવારો એ ફોર્મ ભર્યા નથી

વહીવટી તંત્ર દ્વારા ચૂંટણીના સૂચરું આયોજન માટે પૂર્વ તૈયારીઑ શરૂ કરી દેવાઈ છે મતદાન અને મતગણતરી માટે જરૂરી કર્મયારીઓને હાલમાં તાલીમ આપવામાં આવી રહી છે તેમ જ ઈવીએમ મશીનોની પણ ફાળવણી કરવામાં આવી છે ભાજપા બેઠક સ્થાનિક સ્વરાજ્યની આગામી યૂંટણીને લઇને ઉમેદવારોની પસંદગી કરવા ગાંધીનગરમાં મળેલી ભારતીય જનતા પાર્ટીની સંસદીય બોર્ડની બેઠકમાં આજે ઉમેદવારોના નામ નક્કી કરાયા છે યાર દિવસ યાલેલી આ બેઠકમાં આજે છેલ્લા દિવસે ઉમેદવારોની પસંદગી કરવામાં આવી જેની યાદી આજે ભાજપના જિલ્લા અધ્યક્ષોને મોકલી આપવામાં આવશે ભાજપના અધ્યક્ષ સી

પાટીલે આ અંગે જણાવ્યું કે ભાજપમાં ઉમેદવારો પસંદગી માટે બનાવેલી નિરીક્ષકોની ટીમે ત્રણ નામોની પેનલ બનાવીને સંસદીય બોર્ડ સમક્ષ રજૂ કરી હતી

રાજયના વિવિધ જિલ્લાના તાલુકાઓમાં યણાની ખરીદી માટે ખેડૂતોનું રજીસ્ટ્રેશન ઓનલાઈન કરવાનું રહેશે

આ વર્ષે યણાનું સંભવિત ઉત્પાદન સવા ત્રણ લાખ મેદ્રિક ટન રહેશે તેવો અંદાજ છે